ગઈકાલે દિલ્હી વડી અદાલતે સજા મુલતવી રાખવાની આરોપીઓની છેલ્લી અરજીને નકારી કાઢી હતી

આ કેસમાં એક આરોપીએ જેલમાં જ આત્મ હત્યા કરી હતી તથા એક અન્ય કિશોર આરોપીને ત્રણ વર્ષ બાદ બાળ સંરક્ષણ ગૃહમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો તિહાર જેલમાં પહેલીવાર એક સાથે યાર આરોપીઓને ફાંસી આપવામાં આવી છે નિર્ભયાના માતા પિતાએ જણાવ્યું કે આ સજા ભવિષ્યમાં અપરાધીઓ માટે દાખલારૂપ બનશે તેમણે નિર્ભયા તથા દેશની લાખો મહિલાઓને ન્યાય આપવા માટે ભારતીય ન્યાયતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો રાષ્ટ્રીય મહિલા પંચના વડા રેખા શર્માએ નિર્ભયાને આખરે ન્યાય મળ્યો હોવાનું જણાવ્યું અને કહ્યું કે યારેય આરોપીઓએ કાયદા કીય છટકબારીઓનો લાભ લીધો હતો તેમણે આવા ગુનાઓ માટે સમયસર ન્યાય આપવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના ઉપર ભાર મૂક્યો હતો

કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને શક્ય તમામ સહાય આપવામાં આવે છે તથા યેપી રોગનો ફેલાવો ઘટે તે માટે કાયદાના ભંગ બદલ કાર્યવાહી માટે પણ સત્તા આપવામાં આવી છે પ્રધાનમંત્રીના સંબોધન સંદર્ભમાં તેમણે કહ્યું કે જનતા કરફ્યુ લાગુ કરીને સામાજિક અંતર જાળવીને રોગયાળાને નિયંત્રીત કરી શકાશે

આવશ્યક ચીજ વસ્તુઓની ખોટને નકારી કાઢવામાં આવી હતી

જો આ વાયરસ ત્રીજા તબક્કામાં પહોંચી જશે તો ખાનગી ટેસ્ટ લેબને મંજુરી બહ્ મોડું પગલું ગણાશે

ગઇકાલે રાત્રે કોરોના વાયરસ સંદર્ભે માં જાહેર જનતાને સંબોધન કરતા જણાવ્યું કે કોરોના મહામારીનો સંયમ અને સતર્કતાથી સામનો કરવો જોઇએ અને સૌ નાગરીકોએ તેના માટે તૈયાર રહેવું જોઇએ

શ્રી મોદીએ ઉમેર્યું કે નાણાંમંત્રીના નેતૃત્વમાં સરકારે કોવિડ ઇકોનોમિક રીસ્પોન્સ ટાસ્ક ફોર્સની રચના કરવાનું નક્કી કર્યુ છે પાંસઠ વર્ષથી વધુ ઉંમરવાળા વરિષ્ઠ નાગરિકોને ઘરની બહાર ન નિકળવા અપીલ કરી છે

બોર્ડે અગ્રતાના દોરણે સંશોધન હાથ ધરવા યોજના બહાર પાડી છે અને તેમાં અભ્યાસલક્ષી તથા સંશોધન સંસ્થાઓને દરખાસ્ત કરવા જણાવ્યું છે

એક પ્રશ્નના લેખિત જવાબમાં તેમણે કહ્યું કે રસી જાળવણી માટે આઇસ લાઇન્ડ રેફ્રીજરેટર્સ ડીપ ફિઝર્સ ક્રલર્સ સોલર રેફ્રીજરેટર્સ કોલ્ડબોક્ષ રસી વાહક બોક્ષ આઇસપેક પૂરા પાડવામાં આવ્યા છે